આગામી બે મહિના અથવા તો નવો હુકમ ન થાય ત્યાં સુધી લીક્વીડ ઓક્સિજનનું પરિવહન કરતાં ટેન્કરોને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે

બાળક આરોગ્ય સંભાળ રાજ્ય સરકારે માતા પિતા કોવિડ થી સંક્રમિત હોય અને ઘરે બાળકની સંભાળ રાખનાર કોઈ ન હોય તેવા બાળકો માટે યાઈલ્ડ હોમ બનાવવાનો નિર્ણય લીધો છે સમજ સુરક્ષા વિભાગના પરિપત્રમાં જણાવ્યું છે કે જે જીલ્લમાં બાળકો માટે ચાઈલ્ડ હોમ ન હોય તેવા જીલ્લમાં સંસ્થો નક્કી કરવામાં આવી છે યાઈલ્ડ હોમમાં બાળકીની સાથે મહિલા કર્મયારીઓ રાખવા પડશે આ ઉપરાંત કોવિડમાં માતા પિતા નું અવસાન થયું હોય તેના બાળકોની યાદી બનાવવાનો પણ આદેશ આપ્યો છે

રાજ્ય સરકારે અમદાવાદવડીદરાસુરતરાજકોટભાવનગરજામનગર સહિત બધી જ સિવિલ હોસ્પિટલોમાં મ્યુકોમાપરોસીસના દર્દીઓ માટે અલાયદા વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં વધી રહેલા મ્યુકોમાપરોસીસના દર્દીઓ અંગે સમીક્ષા અને ચર્ચા વિરલ રાણા વિચારણા કરવામાં આવી હતી

મ્યુકરમાઈકોસિસએ ફંગસથી થતો ધાતક રોગ છે અને ફંગસ સીધો લોફીની નસોમાં હુમલો કરી વ્યક્તિને અસર કરે છે અદાણી સંયાલિત જી કે જનરલ હોસ્પિટલના ચીફ મેડીકલ સુપ્રિ

નરેન્દ્ર હિરાણી ના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના પછી આવા દર્દીઓ જોવા મળે છે પરંતુ અગાઉ પણ કચ્છમાં મ્યુકોમાઈકોસિસ થાને કે બ્લેક ફંગસ ચેપના દર્દીઓ જોવા મળ્યા હતા અર્થાત આ નવો રોગ નથી

જો સમયસર નિદાન અને ઉપયાર થાય તો દર્દીને વધારે નુકસાન થતું નથી